આ પ્રસંગે આઝાદ હિંદ ફોજના લાલતીરામ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્ર કુમાર બોઝ સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદ હિંદ સરકારએ માત્ર નામની સરકાર નહતી પણ નેતાજીના નેત્રત્વ હેઠળ તેમાં પોતાની બેંક વ્યવસ્થા ગુપ્તચર વ્યવસ્થા સહિત બધી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી નેતાજીનું એક જ ધ્યેય હતું તે દેશની આઝાદી

પી એમ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે આઝાદી મળ્યા પછીના સમયગાળામાં પોલીસ જવાનોએ આપેલા બલિદાનની સ્મૃતિમાં એન પી એમ નું નિર્માણ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી સાથે ગ્રહમંત્રી રાજનાથસિંહ શ્રી એલ

અડવાણી ગૃહરાજ્યમંત્રી કિરણ રીજુજુ અન્ય લોકોએ પણ શહીદોને અંજલી આપી હતી

ભુજ ઉપરાંત રાપરના માંજુવાસ અને અંજારના દુધઇથી પણ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું

જયદીપ વૈષ્ણવ અછત સમીક્ષા બેઠકઃ કચ્છમાં અછત જાહેર કરાયા બાદ ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે અછત સમિતિની પ્રથમ બેઠક મળી હતી જેમાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા અને વ્યૂહરચના ઘડી કાઢવા સૂચનો કરાયા હતા દાતાઓ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી કેટલ કેમ્પ શરૂ કરવા સુચન કરાયું હતું

ત્યારે ચૂંટણી યોજાવા પૂર્વે કચ્છને આ અત્યાધુનીક સુવિધાથી સજ્જ ઇવીએમ મળી ગયા છે

કેન્દ્રિય ચૂંટણીપંચના આદેશ અંતર્ગત કચ્છ લોકસભા ચ્રંટણી માટે બે હજાર ચારસો કન્ટ્રોલ યુનિટ અને બે હજાર આઠસો સીતેર બેલેટ યુનિટ ફાળવાયા છે

આ કામગીરી અંતર્ગત કચ્છમાં નવા મતદાર બનવા માટે ચૂંટણી શાખાને વીસ હજાર છસો સ્યાસી ફોર્મ મળ્યા હોવાનું સતાવાર રીતે જાણવા મળ્યું છે